મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં સ્પષ્ટપણે જણાવ્યું કે આ અનાજ વિતરણ વ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સનો અભિગમ જાળવવાની તાકીદ તંત્ર વાહકોને મુખ્યમંત્રીશ્રીએકરી છે

તદ્દઅનુસાર ગ્રામીણ ક્ષેત્રોમાં શિક્ષક તલાટી અથવા ગ્રામસેવક ગૃહ રક્ષકદળ કે પોલીસ તેમજ સ્થાનિક અગ્રણીની આ કમિટી બનશે શહેરી વિસ્તારોમાં શિક્ષક સેવા સંગઠનના પ્રતિનિધિ અને પોલીસની કમિટી બનાવવામાં આવશે

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં રોજીરોટી માટે આવીને વસેલા અન્ય રાજ્યોના શ્રમિકો ગરીબ અંત્યોદય પરિવારો લોકોને પણ લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં અનાજ વગર ન રહેવું પડે તે માટે આગામી યોથી એપ્રિલથી આવા પરિવારોને અન્નબ્રહ્મ યોજના અન્વયે સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ અપાશે

જેના દ્વારા દવાનો છંટકાવ માહિતી પ્રસારણ સોશિયલ મોનીટરીંગ મેડિકલ ડીલીવરી જેવી સેવાઓ પૂરી પાડવામાં આવશે

તેમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને માહિતી પ્રસારણની સેવા પણ મેળવી શકાય છે

ભીડભાડવાળા વિસ્તારોમાં મોનીટરીંગ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ ના જાળવતા લોકોની માહિતી તંત્ર સુધી પહોંચાડી શકાય છે

આગામી દિવસોમાં પણ તેમાં વધારો કરીને જીટીયુ દ્વારા તમામ પ્રકારની સેવાઓ રાજ્ય સરકારના તંત્રને ઉપલબ્ધ કરાવવામાં આવશે